પાટિલે કહ્યું કોરોના લોક ડાઉનનો નિર્ણય લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને મોટી જાનહાનિ માથી ઉગારી લીધો છે વિધિવત પ્રમુખપદ સંભાબ્યુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સી

પાટિલના બહોળા લોકસેવા અનુભવનો લાભ ગુજરાત ભાજપને નવી ઊંચાઈએ પહોચડશે પોલિસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર નિયંત્રણ

ગુજરાતમાં ફળવા અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે શ્રાવણ માસ શરૂ થતાં સોમનાથ સહિત અનેક શિવાલયમાં ભક્તોનો પ્રવેશ

આર પાટિલે કહ્યું છે કે કોરોના સંક્રમણ રોકવા માટે રાષ્ટ્રીય લોકડાઉનનો નિર્ણયલેવા ઉપરાંત તેનો અમલ કરી બતાવી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ દેશને મોટી જાનહાનિ માથી ઉગારી લીધો છે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળવા માટે સી આર પાટિલ પહોચ્યા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને નિવૃત થઈ રહેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ત્યાં સ્વાગત માટે હાજર હતા પોતાને પ્રદેશ એકમની જવાબદારી સોંપવા બદલ મોવડી મંડળનો આભાર માનતા શ્રીપાટીલે આ પ્રસંગે ઉમેર્યું હતું કે કોરોના રોગચાળાએ ભાજપ કાર્યકરને લોકસેવાનો મોકો આપ્યો છે તેથી પાયાનો કોઈ કાર્યકર ઘેર બેઠો નથી અને અવિરત જનસેવામાં પરસેવો પડી રહ્યો છેજેનું સૌ ને ગૌરવ છે ગુજરાત ભાજપનું સંગઠન અન્ય રાજ્યના પ્રદેશએકમ માટે અભ્યાસનો વિષય હોવાથી શ્રી પાટિલે તમામ પદાધિકારીઓને શિસ્ત સાથે શ્રેષ્ઠદેખાવ હાંસલ કરવાનું ધ્યેય રાખવા કહ્યું હતું

આર પાટીલે આજે પોતનો પદભાર સંભાળ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે સૌ કાર્યકર્તા પોતાના પદની ચિંતા કર્યા વગર જવાબદારી સંભાળી કામ કરે છે શ્રી સી

સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા પાંચ દર્દીને આજે રજા આપવામાં આવી છે

દેવભૂમિ દ્વારકામાં સલાયાની એક મહિલા દર્દી કોરોના પોઝિટિવ બની છે

તો પાટણ નગરપાલિકાએ પણ વેપારી આગેવાનોની બેઠક બોલાવી બપોરે એક વાગ્યા પછી દુકાનો બંધ રાખવા આગ્રહ કર્યો છે

નર્મદા જિલ્લામાં ઢોલાર ગામે માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરી પંજાબ નેશનલ બેન્ક દ્વારા સામાજિક જવાબદારી અદા કરવામાં આવી છે વલસાડ જિલ્લાની સ્થાનિક બેન્કમાં મેનેજર સહિતચાર કર્મચારી કોરોના પોઝિટિવ થયા બાદ એક કર્મચારીનું મૃત્યુ નોંધાયું છે

કોરોનાના સંક્રમણમાં ફસાયેલા સુરતના મહિલા તબીબ ડૉક્ટર શંભવી વર્માએ કોરોનામાંથી સારા થાય બાદ તુરત જ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં લાગી જઈ ને અનોખુ ઉદાહરણ પૂરું પડ્યું છે પોતાનો અનુભવ વર્ણવતા ડૉક્ટર શંભવી વર્મા એ કહ્યું કે પરિવારથી વિખૂટા રહીને પાણ કોવિડના દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ છે